પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને બાંગ્લાદેશને જોડતી ફેની નદી પર મૈત્રી સેતુ બંને દેશો વચ્ચેની મૈત્રી આગળ વધારવામાં મદદ કરશે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાનાં ત્રણ બાકી હપ્તા યોગ્ય રીતે અપાશે

આજે બપોરે બાંઝ્લાદેશના રામગઢ અને દક્ષિણ ત્રિપુરાના સબરૂમને જોડતી ફેની નદી પર મૈત્રી સેતુનું ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ વિસ્તાર વેપાર કોરિડોર તરીકે વિકસિત થઈ રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોને રેલવે માર્ગ અને જળમાર્ગોથી જોડવાના અનેક પ્રોજેક્ટ્સ લાગુ કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે ત્રિપુરાની સાથે સાથે આસામ મિઝોરમ અને મણિપુરને પણ ફાયદો કરશે જે બાંગ્લાદેશ અને એશિયાના અન્ય દેશો સાથે જોડાશે મૈત્રી સેતુના ઉદઘાટન સાથે અગરતલા લગભગ આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદરનું શહેર બની ગયું છે શ્રી મોદીએ માહિતી આપી હતી કે છેલ્લા છ વર્ષમાં કેન્દ્ર સરકારે ત્રિપુરાના વિકાસ માટેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું છે

આ પ્રસંગે એક સંદેશમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું કે રાજકીય અવરોધો વેપાર અવરોધ ન બનવા જોઈએ સંસદ ઇંધણના ઊંચા ભાવોના મુદ્દા હેઠળ આજે સતત બીજા દિવસે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી લોકસભા અને રાજ્યસભામાં સવારે બેઠક મળી ત્યારથી બે વાર ગૃહ મોફફ રહ્યું હતું બાદમાં બપોરે બે વાગ્યે બેઠક પુરા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી

લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ વારંવાર સભ્યોને તેમની બેઠકો પર પાછા જવા અને પ્રશ્નોત્તરી યાલવા દેવા વિનંતી કરી રાજ્યસભામાં પણ આવી જ ઘટનાઓ જોવા મળી હતી કોંગ્રેસના સભ્યોએ ભાવ વધારા સામે નારા લગાવતા ગૃહમાં હંગામો મયાવ્યો હતો ઉપસભાપતિ હરીવંશે પ્રશ્નોત્તરીકાળ લેવાનો પ્રયત્ન કર્યો અને સભ્યોને તેમની બેઠકો પર પાછા જવા કહ્યું પરંતુ શોરબકોર ચાલુ રહેતાં બેઠક મોફ્ફ રાખી હતી વિરોધ પક્ષોએ આ મુદ્દે તાકીદની ચર્ચા કરવા માટે નોટિસ આપી હતી પરંતુ તે નામંજૂર કરવામાં આવી હતી

તેમણે આજે રાજ્યપાલ શ્રીમતી બેબીરાની મૌર્યને રાજીનામું આપ્યું હતું રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને રાજ્યમાં નવા મુખ્યમંત્રીની નિમણૂક થાય ત્યાં સુધી તેમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા જણાવ્યું છે

છઠ્ઠી એપ્રિલની વિધાનસભાની યૂંટણીઓ માટે જોડાણ પર બન્ને પક્ષે મહોર લગાવી દીધી છે

બેઠકોની વહેંચણીની જાહેરાત પછી કરવામાં આવશે એમ આર કોંગ્રેસના સ્થાપક નેતા રંગાસામી અને ભાજપના ચૂંટણી પ્રભારી નિર્મલ કુમાર સુરાણા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આસામ નામાંકન આસામમાં મતદાનના પ્રથમ તબક્કામાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આજે સાંજે પૂરી થઈ છે

ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આજે માજુલી બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું છે

શ્રી સોનોવાલે ઉમેદવારી પત્ર ભરતા પહેલાં રેલી કાઢી હતી શ્રી સોનોવાલે દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યોના આધારે ભાજપના નેતૃત્વમાં ગઠબંધન ફરીથી સત્તામાં આવશે ટીએન જોડાણ તમિલનાડુમાં ઉમેદવારી નોધાવવાના બે દિવસ બાકી છે ત્યારે ડી

ડી

બીજેપી જોડાણથી છૂટા થવાનો નિર્ણય લીધો છે

એમ ડી કે

વાસનની તમિળ મનીલા કોંગ્રેસની બેઠકો ફાઇનલ કરવાની તૈયારીમાં છે

ડાબેરી પક્ષો એમ ડી એમ કે

સી કે પાર્ટીને છ છ બેઠકો ફાળવવામાં આવી છે

એમ કે ને બે બેઠક ફાળવવામાં આવી છે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

મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારે કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના ત્રણ બાકી હપ્તા યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવશે જે આ વર્ષના જુલાઈ સુધી મોફ્રફ રખાયા છે

તેમણે કહ્યું કે સરકારે ડી એ

ઇ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે સ્ફૂર્તિ યોજના રોજગાર માટે અને દેશના વિકાસમાં ફાળી આપવાના આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર આધારિત છે

તીરંદાજી ક્વોલિફાયર આ વર્ષે જુલાઈમાં પેરિસમાં યોજાનારી તીરંદાજી રિકર્વે ટીમ ઇવેન્ટના ઓલિમ્પિકમાં લાયક થવા માટે ઝારખંડની ત્રણ મહિલા તીરંદાજ દીપિકા કુમારી અંકિતા ભકત અને કોમાલિકા બારી પૂણેમાં યોજાયેલી રાષ્ટ્રીય ઓલિમ્પિક ટ્રાયલ્સમાં ટોચ પર રહી છે પેરિસમાં ટીમ ઇવેન્ટ માટે ઓલિમ્પિક ક્વોલિફાયર્સને પાસ કર્યા પછી ભારત ટોક્યો ઓલિમ્પિક્સ માટે તીરંદાજીમાં ટીમ ઇવેન્ટ માટે સ્થાન સુરક્ષિત કરશે ઝારખંડની દીપિકા કુમારી ટોક્વો ઓલિમ્પિક્સ માટે તીરંદાજીમાં સિંગલ્સ ઇવેન્ટ માટે પોતાનું સ્થાન મેળવી યૂકી છે